પી નડ્ડાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આસામના વિકાસ અને તેના લોકોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે

વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિત પ્રદેશની શાંતિ સ્થિરતા અને સલામતી ખૂબ જ મહત્વના છે ઇરાનના કમાન્ડર કાસીમ સુલેમાની ઇરાકમાં ઠાર થયા બાદ વધી રહેલા તનાવ બાબતે ભારતે સતત સંયમ રાખવાની અપીલ કરી છે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓબ્રાયને જણાવ્યું છે કે સુલેમાની સામેની કાર્યવાહી વધુ રક્તપાત રોકવા માટેની અને સંરક્ષણાત્મક કાર્યવાહી છે

બ્રિટનના વિદેશ વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ બ્રિટનના નાગરિકોને સતર્ક રહેવા અને અખબારોના સમાચારો ઉપર યાંપતી નજર રાખવાની સૂચના આપી છે

પી નફાએ ખાત્રી આપી છે કે કેન્દ્ર સરકાર આસામના વિકાસ માટે અને આસામના લોકોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે આજે ગુવહાટીમાં પક્ષની રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પાડોશી દેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર અને ભારતમાં આવેલા બધા લોકોને નાગરિકત્વ સુધારા ધારાની જોગવાઇ મુજબ નાગરિકત્વ મળશે

તેમણે કોંગ્રેસ સામે વોટબેન્કનું રાજકારણ રમવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો શ્રી નડ્ડાએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુઓને નાગરકિત્વ આપવાની તરફેણ કરી હતી જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ આ દિશામાં પગલાં લીધાં છે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ખાત્રી આપી હતી કે આસામ બૃહદ આસામી સમાજનો હિસ્સો હંમેશા રહેશે

મુખ્યમંત્રીએ લોકોને કોઇ પણ અફવા તરફ ધ્યાન નહીં આપવા અને ભાજપ સરકાર આસામના મૂળ લોકોના હિતોના વિરોધમાં કંઇ કરશે નહીં તેવી ખાતરી આપી હતી જો કે નાગરિકત્વ ધારાના વિરોધમાં આસામમાં થઇ રહેલા દેખાવો ચાલુ રહ્યા હતા

આવા બનાવો પુરવાર કરે છે કે એનડીએ સરકાર દ્વારા ઘડવામાં આવેલ નાગરિકત્વ સુધારા ધારો એ સાચી દિશામાં લેવાયેલું પગલું છે આ ધારો પાડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લધુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવા માટે તૈયાર કરાયો છે પક્ષના પ્રવક્તા મિનાક્ષી લેખીએ આજે દિલ્ફીમાં પત્રકારો સાથે વાતયીત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થાનો ઉપર હિંસાના બનાવો સતત બને છે તેમણે કહ્યું કે જે લોકો નાગરિકત્વ ધારાનો વિરોધ કરી રહ્યા છે તેઓએ હવે આ ધારાનું મહત્વ સમજવું પડશે

અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પાકિસ્તાનમાં નાનકાના સાહિબ ગુરૂદ્વારા ખાતે ટોળા દ્વારા કરાયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો દરમ્યાન ભાજપ અને કોંગ્રેસે નાનકાના ગુરૂદ્વારા ઉપર થયેલા હ્મલાના વિરોધમાં નવી દિલ્ફીમાં આવેલ પાકિસ્તાની રાજદ્રતાવાસ સામે અલગ અલગ દેખાવો કર્યા છે

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી નવાબ મલિકે આજે મુંબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાતાઓની વહેંચણી સોમવાર સુધીમાં થઇ શકે છે મહારાષ્ટ્રની સરકારના ત્રણ ઘટક પક્ષો વચ્ચે ખાતાઓની વહેંચણી બાબતે મતભેદ છે તેવા કેટલાક અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલોના પ્રતિભાવમાં શ્રી મલિકે આ મુજબ જણાવ્યું હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાર બંદીપોર જિલ્લાનો રહેવાસી હતો અને ઉત્તર કાશ્મીરમાં થયેલા ભાંગફોડની ઘટનામાં સંડોવાયેલો હોવાનું મનાય છે

લોન હોસ્પિટલમાં થયેલા બાળકોના મત્યના બનાવમાં કસૂરવારોની જવાબદારી નિશ્ચિત થવી જોઇએ આજે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેઓ પત્રકારો સાથે વાતયીત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે બાળકોના મૃત્યુથી તેમને ખૂબ જ દુઃખ થયું છે અને આ બાબતમાં સરકારનો પ્રતિભાવ સંતોષકારક નથી શ્રી પાયલટે કહ્યું કે આટલા ટૂંકાગાળામાં આટલા બાળકોના મૃત્યુ થયા છે તેનું ચોક્કસ કોઇ કારણ હોવું જોઇએ શ્રી પાયલટે હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે નાગરિક પુરવઠામંત્રી રમેશ મીણા અને સહકારમંત્રી ઉદય અંજાના તેમની સાથે રહ્યા હતા દરમ્યાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ બાળક ગુમાવનાર પરિવારજનોને મળીને તેમને શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી હતી દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોકલેલ બાળરોગ તબીબ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમ કોટા પહોંચી છે

કેન્દ્રિય માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ પુસ્તક મેળાનું ઉદ્દઘાટન કરતાં સાહિત્યને માણસનો સૌથી મોટો મિત્ર તરીકે ઓળખાવ્યું હતું

તેમણે કહ્યું કે વિશ્વ આતંકવાદના ભયનો સામનો કરે છે અને ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોનું પાલન કરવાની જરૂર છે

જેમાંથી પહેલી મેચ આસામના ગુવહાટી ખાતેના ક્રિકેટ મેદાનમાં આવતીકાલે યોજાશે

આકાશવાણી પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આવતીકાલે સાંજના સાડા છ થી પ્રસારિત થશે

રેઇનબો નેટવર્ક પરથી સાંભળી શકશો

ફોર્મ ગુમાવવાથી ઇરફાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમનો સભ્ય ન હતો